જેમાં ગૃહમંત્રી તરોકેની કામગીરીનો અહેવાલ આપે તેવી સંભાવના છે

ત્યારબાદ તરત જ તેનો ગજરાતી ભાવાનુવાદ પ્રસારિત કરાશે જે ગુજરાતના તમામ આકાશવાણી વિવિધ ભારતી એફ એમ કેન્દ્રો પરથી સાંભળી શકાશે

આ અંગે કચ્છ જિલ્લા પંચાયતના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામના એક જ પરિવારના ચાર સભ્યોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે

ભુજ ના પ્રાંત અધિકારી મનીષ ગુરવાની કહે છે કે ભુજ તાલુકા માં ચાર સ્થળે ક્વોરેન્ટીન કરવાની વ્યવસ્થા ઊભી કરવા માં આવી છે તેમને ઉમેર્યું હતું કે એકાંતવાસ માં સાત દિવસ પસાર કર્યા વગર ભુજ સ્ટેશન એ ઉતરેલા એક પણ પ્રવાસી ને તેના ઘેર જવા દેવા માં આવશે નહીં

આ અંગ જિલ્લાના ડિઝાસ્ટર વ્યવસ્થાપન શાખા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા આપતિ વ્યવસ્થાપન વિભાગનો કન્ટ્રોલરૂમ જિલ્લા મથક ભૂજ ખાતે ચોવીસે કલાક કાર્યરત છેજ પરંતુ ચોમાસાને અનુલક્ષીને વધારાનો સ્ટાફ મુકવા સાથે તમામ તાલુકા મથકોએ વિશેષ મોન્સન કન્ટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે નેહલ ઠકકર હવામાન જિલ્લામાં છેલ્લા બે દિવસથી પલટાયેલા વાતાવરણના કારણે ફંકાતા વેગીલા વાયરાની અસર રૂપે જિલ્લાવાસીઓને તીવ્ર ગરમીના પ્રકોપથી આંશિક રાહત મળી છે

જાહેર જનતાને આથી અપીલ કરવામાં આવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં પોવાના પાણીને લગતી ફરીયાદો નોંધવામાં આવશે